અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાહ્લ ગાંધીની મુલાકાત અંગે મહત્વની બેઠક સુરતમાં થોજાઈ ગઈ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાન હાજર હતા ચૂંટણી પ્રચાર સમયે રાહલ ગાંધીના પ્રવચનમાં બદનક્ષીભર્યા ઉચ્યારણ બદલ સુરતમાં કેસ થયેલો છે

દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતાને બાદ કરતા કયાંય વરસાદ હવે નથી

સરદાર સરોવર નર્મદા ડેમ રિસરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાલતી ફેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે

ભરૂચ જિલ્લામાં આમોદ સરભાણ રોડ ઉપ ર થયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ગઈ મોડીરાતે મોટરકાર ા લટી ખાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગાંધી સંકલા યાત્રા આજથી શરૂ કરી છે મોરબી નજીક આવેલા શક્ત શનાળા ગામેથી યાત્રાના પ્રારંભ સમયે મોરબી ાં થકના રાજકીય તથા સામાજીક આગેવાનો હાજર હતા યાત્રાનો હેલો ડાવ નાની વાવડી ગામે થયો હતો જ્યાં સાંસદ શ્રી કુંડારીયાએ ગામડાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ઉપ રાંત ર્યાવરણનું જતન કરવા સૌને આગ્રહ કર્યો હતો પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છતા તથા ટકાઉ વિકાસ માટે આદરેલી જ્રેમતની વાત ણ તેમણે ગ્રામવાસીઓ સમક્ષ કરી હતી જામનગરના સાંસદ પુનમબેન માડમની ગાંધી સંકલા યાત્રા ચોથા દિવસે જોડીયા થકમાં હોંચતા તેમનું ઠેરઠેર ભાવભીનું સ્વાગત કરાયું હતું જોડીયા ગામની ફન્નર શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્લાસ્ટીકને તિલાંજલી આદ વાના શ થનો કાર્યક્રમ સાંસદ પુનમબેનની હાજરીમાં યોજાઈ ગયો આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગાંધી ચિંતન માં આધારરૂમ એવી સ્વચ્છતા અને શ્રમદાનની વાત છેવાડાના સ્તરે સૌએ સાકાર કરવાની છે જેથી નયા ભારતનું નિર્માણ થઈ શકે પ્રકૃતિના જતન સાથે વિકાસ કરવાની સ્વચ્છ ઢબ અંગિકાર કરવા માટે મોદી સરકારે હાથ ધરેલી કામગીરીની રૂપ રેખા તેમણે ગ્રામવાસીઓ સમક્ષ રજૂ કરી હતી

દાતાઓ ાસેથી મળેલી ઁ ોષક ખાદ્ય સામગ્રીનું વિતરણ દર બુધવારે સગર્ભા બહેન તથા બાળકોને વિતરણ કરાય છે ૌષ્ટિક ખોરાકની અછત અને ઉણ હોય તેવા જરૂરિયાતમંદ લોકોને બિસ્કીટ ચોકલેટ કેળા તથા સફરજન જેવા ફળ વગેરે હોંચતા કરવા માટે દાન એકત્ર કરાય છે એકત્રિત થયેલી સામગ્રીનું વિતરણ કરવા જેવી સેવા કરતાં કર્મચારી પ્રત્યે લોકો સન્માનભરી નજરે જુવે છે

આ સમયે માતાજીને અતિ મૂલ્યવાન નવલખો હાર હેરાવ્યો હતો

આ હાર વર્ષમાં માત્ર દશેરાએ જ માતાજીને ૈ હેરાવાય છે

આ કિંમતી હાર વહીવટદારની ખાસ કસ્ટડીમાં રાખવામાં આવે છે

ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે એક દિવસીય મહિલા ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આજે વડોદરામાં રમાઈ રહી છે

તેની જગ્યાએ પૂજા વસ્ત્રાકરને સામેલ કરવામાં આવી છે